જયારે એક દર્દીનું કોરોનાથી મોત નોંધાયું છે

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રો પ્રભવ જોષીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે

કેટલાક સ્થળોએ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થતાં ઠંડક પ્રસરી છ અને લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છ

આશુતોષ અંતાણી કચ્છ વરસાદ સમગ્ર રાજયમાં પલટાયલા વાતાવરણની અસરરૂપે કચ્છ જિલ્લામાં પણ ઓજ સવારથી જ વાતાવરમા પલટા સાથે જિલ્લામાં કેટલેક સ્થળ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાંપટાં થયા હોવાના સમાચાર મળી રહયા છે

નખત્રાણા પ્રાંત અધિકારી જી

કામની ગુણવત્તા જળવાઇ રફે તે માટે નોડલ ઓફિસરને સતત મોનિટરિંગ કરવા ફકમ થયા છે તળાવ ઊંડા થતાં ગામડાઓમાં જળસ્તર ઊંચા આવવાની શકયતા ખેડૂતો દર્શાવી રહ્યા છે

એફને મળી આવ્યા છે જયારે બીજૂં એક ચરસનુ પેકેટ મરીન ટાસ્ક ફોર્સ નલીયા પાસેથી મળી આવ્યું છે

આ અંગે અમારા પ્રતિનિધિ જણાવે છે કે બીએસઅફ ના સર્ચ ઓપરેશન દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા

આ નિમિત્તે રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી